આજે મહાત્માગાંધી મંદિરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સહિત મુખ્ય સચિવ જે

સીંગ વગેરે અધિકારીઓએ નાણાપંચનું સ્વાગત કર્યું હતું નાણાપંચના અધ્યક્ષ એન

સીંઘ સહિત દરેક સભ્યો સાથે નાણાં સચિવ અરવિંદ અગ્રવાલે રાજ્યની નાણાકીય સિદ્ધિ અને ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં લઇ જરૂરી ચર્ચા વિચારણા કરી હતી અને દ્રશ્ય શ્રાવ્ય પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું આ પ્રસંગે અધ્યક્ષ એન

અશોક લાહીદી ડો

દરમ્યાન નાણાપંચના અધ્યક્ષ એન

સીંઘ અને પંચના સભ્ય ડો અશોક લાહીદીએ વિખ્યાત મોઢેરાના સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી આ પ્રસંગે ગ્રામજનો દ્વારા સ્વાગત કર્યું હતું

આ નિર્ણય થકી વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લઇ શકે

જેને ખૂબ સારી એવી સફળતા મળી છે

સરકારી જાહેરનામા મુજબ આ ખાતું કોઇપણ પોસ્ટ ઓફીસ અથવા તો કોઇપણ જાહેર ક્ષેત્રની બેન્કોમાં ખોલી શકાશે

બારોબાર ખેત ઉત્દાનનો ફાલ વેચવા કરતાં વધુ નફો અને આર્થિક સુરક્ષા માટે કૃષિકારોએ એ પી એમ સી મારફતે જ માલ માર્કેટયાર્ડમાંથી વેચવો લાભકારી છે

પી એમ સી

આ પહેલાં ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે તકતી અનાવરણ કરાયું હતું

સી ટી વી

આગામી દિવસોમાં પાલિકાના મોટાભાગના રેકર્ડ ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન સાચવવામાં આવશે તેમજ અન્ય સેવાઓને ડીજીટલ કરી લોકોના કામ ઝડપી કરવા માટે પ્રયાસ હાથ ધરાશે અંજાર નગરપાલિકા દ્વારા ગુજરાત ઈ ગવર્નન્સ પ્રોજેકટ તથા ડીજીટલ ગુજરાત અંતર્ગત મોટાભાગની સેવાઓને ઓનલાઈન કરવામાં આવી છે જેમાં જન્મમરણ લગ્નનોંધણી ગુમાસ્તાધારા લાયસન્સ વ્યવસાયવેરો સહીતની કામગીરી આવરી લેવામાં આવશે આ અગેની પ્રાથમિક ધોરણે પ્રયોગાત્મક કામગીરી હાથ ધરાઈ છે

એકંદર દશેક હજાર એકર જમીનમાં આ રોગચાળો દેખાવાની સાથે ઝડપથી આગળ વધી રહ્યો છે કેટલાક ખેડૂતોના જણાવ્યાનુસાર તાલુકાના ડુમરા કરોડિયા વાંકુ વાડાપદ્વર ભાનાડા સાંધવ ભાચુંડા નાગોર નાનાવાડા ધનાવાડા સહિતની ગામડાઓની સીમતળની જમીનમાં આ રોગચાળો ઝડપથી આગળ વધી રહ્યો છે

આ રોગચાળામાં કપાસનો છોડ સુકાઇ જાય છે અને પાંદડાં ખરી પડે છે છોડને પિયત થાય તો તે ઝડપથી આગળ વધતો જાય છે દરવર્ષે જમીનમાં એક જ પાક લેવાની સાથે કપાસનો ફાલ ઊતર્યા પછી સીધે સીધો રવી પાક ઘઉં કે અન્ય પાકનું વાવેતર કરવામાં આવતાં જમીનને આરામ ન મળતાં રોગચાળાનું આ પણ વધતું હોય તેવું તજજ્ઞો માની રહ્યા છે